વાસ્તવિક પરિસ્થિતિના આધારે સમીક્ષા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે અમરનાથ યાત્રા પુરી થયા બાદ વિવિધ જુથોના અભિપ્રાય મેબ્વયા બાદ વિધાનસભાની ચુંટણીનું સમયપત્રક જાહેર કરવામાં આવશે એમ પંચે જણાવ્યું છે

પહેલી જુલાઈથી શરૂ થનાર અમરનાથ યાત્રા માટે કરાયેલી સલામતી વ્યવસ્થા અંગે પણ તેમને માહિતી આપવામાં આવી હતી ગૃહ સચિવ રાજીવ ગૌબા અને વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે હાજર રહયા હતા

આ ઉપરાંત પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં રહેલા જ્ઞાનના વારસાને સાંકળી લેવા પર ભાર મુકી આધુનિક વિજ્ઞાન સાથે સંકલન કરવા જણાવ્યું હતું શ્રી પોખરિયાલે ગઈકાલે મંત્રાલયના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને તેમાં શિક્ષણની ગુણવત્તા જાળવવા પર ભાર મુકયો હતો આ ઉપરાંત વ્યાવસાયિક અભ્યાસક્રમો ઉભા કરવા અને યુવાનોને રોજગારી મળી રહે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું

આરોગ્ય મંત્રી ડોકટર હર્ષ વર્ધનના અધ્યક્ષ પદે મળેલી બેઠકમાં સુધારેલા ટી બી નિયંત્રણ કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી

તેમણે આધુનિક સુધારેલી પધ્ધતિઓ અપનાવવા અને ટી બી નાબુદીને એક ઝુંબેશ તરીકે આગળ ધપાવવા પર ભાર મુકથો હતો આ માટે ટી બી હારેગા દેશ જીતેગા સુત્ર પણ આપવામાં આવ્યું છે

નવી દીલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ તેમણે લોકોની ભાગીદારી પર ભાર મૂક્યો હતો

જાણીતા ક્રિકેટર કપિલદેવ અને કલાકાર જેકી શ્રોફની હાજરીમાં આજે નવી દિલ્ફીના પર્યાવરણ ભવન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે પર્યાવરણમાં હવાના પ્રદૂષણના કારણે આરોગ્યને થતા નુકસાન પર વિશેષ જાગૃતિ ઉભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે દેશમાં લકવાનો હુમલો શ્વાસ લેવામાં તકલીફ ફેફસાંનું કેન્સર જેવા રોગોમાં ત્રીજા ભાગના દર્દીઓ પ્રદૂષણના કારણે ભોગ બને છે

એક અરજી સંદર્ભમાં ટ્રીબ્યુનલ દ્વારા નીતી ઘડવા પર ભાર મુકવામાં આવ્યો છે આ માટે પર્યાવરણ અને વન મંત્રાલય તથા માર્ગ પરીવહન મંત્રાલય વચ્ચે સંકલન કરીને બે મહિનામાં સોગંદનામું રજુ કરવા જણાવવામાં આવ્યું છે

તે દ્વારા સમાજના પછાત વર્ગને કૌશલ્ય વિકાસમાં લાભ અપાશે તેમ તેમણે જણાવ્યું હતું

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ખાસ ન્યાયમૂર્તિ રાકેશ સયાલ સમક્ષ ચેમ્બરમાં થયેલી સુનાવણી દરમ્યાન ત્રણેયની ધરપકડ કરી હતી અને વધુ પૂછપરછ માટે પંદર દિવસના રીમાન્ડની માંગણી કરી હતી આરોપીઓના એડવોકેટ એમ

ખાને સમાયાર સંસ્થાને કહ્યું હતું કે આસિયા અને શાહ પહેલાથી જુદાજુદા કેસોમાં જમ્મુકાશ્મિરમાં હતા જયારે આલમને જમ્મુ કાશ્મિરથી ટ્રાન્ઝીટ રિમાન્ડથી લાવવામાં આવ્યો ફતો

આ માટે ઈસરોના ઉપગ્રહની મદદ લેવામાં આવી છે ઈસરોના કાર્ટોસેટ અને રીસેટ ઉપગ્રહ્રોની તસવીરોના આધારે માહિતી મેળવવામાં આવી રહી છે

ગયા સોમવારે તે લાપતા બન્યું હતું આસામના જારહટ હવાઈ મથકેથી ઉડયા બાદ તેણે સંપર્ક ગુમાવી દીધો છે

ભૂમિદળ નૌકાદળ પોલીસ અને વફીવટી તંત્ર શોધખોળમાં સક્રિય બન્યા છે

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડની યાદી અનુસાર સમયસર રીટર્ન રજુ કરી શકાય તે હેતુથી અને ઓનલાઈન કાર્યવાહી થઈ શકે તે હેતુથી આ તારીખ લંબાવવામાં આવી છે

ભારતીય યુકવણી વ્યવસ્થા અંગે ગઈકાલે જાહેર કરાયેલા અહેવાલમાં જણાવ્યા અનુસાર યોગ્ય કાનૂન અને નિયમન વ્યવસ્થાના પગલે વધુ મજબુત નાણાં પ્રણાલી પ્રવર્તે છે તેમાં વિશ્વના અન્ય મહત્વપુર્ણ દેશો જેવી જ વ્યવસ્થાને સાંકળી લેવામાં આવી છે અને યુકવણી તંત્ર ડેબીટ કાર્ડ એટીએમમાં સલામતિ યુસ્ત રીતે લાગુ કરેલી છે

શિવસેના ઉપરાંત રીપબ્લીકન આઠવલે જુથ રાષ્ટ્રીય સમાજ પક્ષ રાયત ક્રાંતિ સેના શિવ સંગમ જેવા પક્ષોને એક જ યુંટણી ચિહ્ન હેઠળ એકઠા થવા તેમણે જણાવ્યું હતું રાષ્ટ્રીય સમાજ પક્ષના નેતા મહાદેવ ઝંકારે જણાવ્યું હતું કે તેમનો પક્ષ પોતાના ચિહ્ન પર જ યુંટણી લડશે તો રાયત ક્રાંતિ સેનાના નેતા સદાભાઉ ખોટે ભાજપના યુંટણી ચિહ્ન પર જ કામ કરવા તૈયારી દર્શાવી છે જા કે હજી બેઠકોની ફાળવણી પર સમજુતી થઈ નથી